મન કી બાત કાર્યક્રમનું આકાશવાણી તેમજ દ્વરદર્શનના સંપૂર્ણ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે ત્યારબાદ તેનો પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદ પણ પ્રસ્તુત કરવામાં આવશે જેનું પુનઃ પ્રસારણ રાત્રિના આઠ વાગ્યે કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીના બીજા શાસનકાળમાં મન કી બાત કાર્યક્રમનો આ ત્રીજી કડી છે વિરલ રાણા અરૂણ જેટલીનું નિધન ભારતીય જનતા પક્ષના વરીષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું ગઈકાલે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ એઈમ્સ હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી

વૈંકયા નાયડ઼ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ભાજપના અન્ય વરીષ્ઠ નેતાઓ તથા અન્ય પક્ષોના વરીષ્ઠ અગ્રણીઓએ જેટલીના નિધન બદલ ઉંડી દ્વખની લાગણી વ્યક્ત કરી હતી તેમજ તેમને શ્રધ્ધાંજલી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગત જેટલીના પત્નિ અને પુત્ર સાથે વાતચીત કરી સાંત્વના આપી હતી કેન્દ્રિય ગ્રહમંત્રી અમીત શાહ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તેમજ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી પણ સદગત જેટલીને શ્રધ્ધાંજલી આપી હતી વિરલ રાણા અરૂણ જેટલી શ્રધ્ધાંજલી ર પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીના અવસાન અંગે રાજ્યભરમાંથી વિવિધ પક્ષો અને મહાનુભાવો તરફથી શ્રધ્ધાંજલિ સંદેશો મળી રહ્યા છે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વર્ગસ્થ અરૂણ જેટલીના દ્વઃખદ નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે તેમણે શોક સંદેશામાં જણાવ્યું છે કે તેઓ વિચક્ષણ અને કર્મઠ રાજનીતિજ્ઞ તેમજ સંનિષ્ઠ કાર્યકર હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાર્ગસ્થ જેટલીને શ્રધ્ધાંજલી આપી છે મુખ્યમંત્રી જેટલીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેનું સંસ્મરણ તાજું કર્યું હતું તેઓએ દેશના નાણામંત્રી તરીકે આર્થિક સુધારણા અને નાણાકીય શિસ્ત ક્ષેત્રે પહેલરૂપ નિર્ણયો કર્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વર્ગસ્થ અરૂણ જેટલીની અંતિમયાત્રામાં ઉપસ્થિત રહેશે કેન્દ્રિય મંત્રીઓ મનસુખ માંડવીયા પરસોત્તમ રૂપાલા તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ અંજલી આપી હતી

આ અંગે સ્ત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના સરહદી હરામીનાળા ક્રિક વિસ્તાર પાસેથી જિલ્લામાં હાઈ એલર્ટ વચ્ચે બે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સીમા સુરક્ષા દળ બીએસએફ દ્વારા પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે

વી સિંધુએ સ્વિઝર્લેન્ડમાં રમાઈ રહેલી બીડબલ્યુએફ વિશ્વ બેડિમંગ્ટન સ્પ્રધાનની ફાઈનલમાં સતત ત્રીજી વખત પ્રવેશ કર્યો છે ગઈકાલે રમાયેલી સેમિફાઈનલમાં પી વી